પશ્ચિમ બંગાળ ચૂંટણી પશ્ચિમ બંગાળમાં આવતીકાલે યોજાનારી યોથા તબક્કાની વિધાનસભા યૂંટણી માટે તમા મ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે

યૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શકતા વધારવા યૂંટણી પંચે ઇ વી એમ મશીનની સાથો સાથ વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જેથી મતદાર તેમનું મત કયા ઉમેદવારને ગયું છે એ ચકાસી શકશે યૂંટણીનાં સુચારું આયોજન માટે પૂરતી સંખ્યામાં ઇ વી

જ્યારે કોંગ્રેસ ડાબેરી દળ અને ઇંડિયન સેક્યુલર દળ સંયુક્ત મોરચાના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં વિધાનસભા યૂંટણી યોજાઇ રહી છે આવતીકાલે યોજાનાર યૂંટણીમાં પ્રમુખ ઉમેદવારોમાં રાજ્યમંત્રી વિનય કૃષ્ણ બર્મન કુયબિહાર ઉત્તર બેઠક પરથી રવિન્દ્રનાથ ધોષ નટાબારી બેઠક પરથી જ્યારે કસબા બેઠક પરથી જાવેદ એહમાન ખાનનો સમાવેશ થાય છે

એમ સી

ઉલ્લેખનીય છે કે યૂંટણી પંચે સુશ્રી મમતા બેનરજીને બીજી વખત નોટિસ પાઠવી છે

આજે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધન દરમિયાન શ્રી શાહે કેન્દ્રીય દળો અંગે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીની ટિપ્પણીની ટીકા કરી હતી અને કહ્યું કે યૂંટણીમાં તેમનો પક્ષ પરાજિત થશે તેના ખ્યાલ પછી તેમણે દળોને નિશાન બનાવ્યા છે ચૂંટણી પંચ દ્વારા મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીને આપવામાં આવેલી નોટિસ અંગે શ્રી શાહે કહ્યું કે તેમની માહિતી મુજબ શુભેન્દુ અધિકારી પોતાનો જવાબ આયોગને મોકલશે પ્રધાનમંત્રી ઓડિશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર પૂર્વ ભારતના વિકાસને પ્રાધાન્ય આપે છે

ઈશાનનાં રાજ્યો અને પૂર્વીય ક્ષેત્ર માટેના વિશેષ પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતાં શ્રી મોદીએ કહ્યું કે સરકારે આ ક્ષેત્રમાં માળખાગત ઉદ્યોગોના વિકાસ માટે અનેક મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કર્યા છે તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસતા માછીમારોના જીવન સુધારણા માટે વાદળી ક્રાંતિ માટે પ્રતિબદ્ધ છે તેને ટેકો આપવા માટે નવી યોજનાઓ અને પ્રોજેક્ટ અમલીકરણના તબક્કે છે તેમણે કહ્યું ઓડિશા રાષ્ટ્રીય ધોરીમાર્ગો દરિયાકાંઠાના માર્ગો તેલ અને ગેસ પાઇપલાઇન્સના વિશાળ નેટવર્કથી વિકસ્યું છે ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશા ઇતિહાસ ના લેખક ડો મહતાબ વિશે બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ દેશની સ્વતંત્રતા યળવળમાં એક નોંધપાત્ર વ્યક્તિ હતા પરંતુ રાજકીય વ્યક્તિત્વ પણ હતા અને આધુનિક ઓડિશાના નિર્માણમાં ઘણું યોગદાન આપ્યું હતું દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે પુસ્તકના હિન્દી સંસ્કરણના લોકાર્પણ પર આનંદની લાગણી વ્યક્ત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ઓડિશા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને સમૃદ્ધ ઇતિહાસનું એક ઉત્તમ ઉદાહરણ છે

તેમણે કહ્યું કે ભારતમાં રસીની અછત નથી તેમણે શ્રી ગાંધીને અત્યાર સુધી કોવિડ રસી ન લેવા માટે પણ સામો પ્રશ્નાર્થ કર્યો હતો ટ્વીટર પર શ્રી પ્રસાદે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ શાસિત રાજ્યો રસીની અછતનો સામનો કરી રહ્યા નથી કોવિડ રસીકરણ અંગે પ્રધાનમંત્રીને લખેલા પત્ર અંગે શ્રી પ્રસાદે સલાહ આપી કે તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોને પત્ર લખવો જોઈએ કે તેઓ રસીના વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરે શ્રી પ્રસાદે એમ પણ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ફાર્મા કંપનીઓ માટે તરફેણ કરી રહ્યા છે આ અગાઉ પ્રધાનમંત્રીને લખેલા એક પત્રમાં શ્રી રાહ્લ ગાંધીએ રસીની નિકાસ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને તમામને રસી આપવાની માંગ કરી હતી આ ઉપરાંત રાજ્યોને રસીકરણમાં સ્વતંત્રતા આપવા તરફેણ કરી હતી

કિશન રેડ્ડીએ કહ્યું કે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને અસરકારક રસી છે અને કોઈ પણ સંકોય વિના લઇ શકાય છે તેમણે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી અને પ્રક્રિયાની સમીક્ષા કરી હતી બાદમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે લોકો અને સરકારે કોવીડ નિયંત્રણ માટે સાથે મળીને કામ કરવું જોઈએ તેમણે અપીલ કરી કે લોકો મોટા પાયે આગળ આવે અને રસીકરણને સફળ બનાવે

તેમાં કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત આવકવેરો સામેલ છે

પ્રિન્સ ફિલિપને માર્ચ માહિનામાં એક મહિનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

રોયલ ચેલેન્જરર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

અમેરિકા મેક્સિકો સરહદ પર માનવ તસ્કરીમાં તીવ્ર વધારો થવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે યુએસ ચાઇના અમેરિકાએ ચીનની સાત સુપર કમ્પ્યુટર સંશોધન પ્રયોગશાળાઓ અને ઉત્પાદકો પર પ્રતિબંધ લગાવ્યા છે